ત નવી શ્રમ સંહિતાના લીધે ઔદ્યોગિક ક્ષેત્રે સુમેળ ભર્યા સંબંધો સ્થાપવામાં તથા રોજગારીની નવી તકો ઊભી કરવામાં નવું બળ મળશે ત વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ પ્રથમ સ્ટાર્ટ અપ પુરસ્કારની આજે જાહેરાત કરશે

આવા કરદાતાઓએ ત્રૈમાસિક રિટર્ન ભરવા પડશે

આ બેઠકનો હેતુ કૃત્રિમ બુધ્યિમત્તા અંગે સઘન વિયારણા થાય તેવો છે

તેમણે કહ્યું કે ભારતે ટેકનોલોજી આધારિત શિક્ષણ માટેની નવી શિક્ષણ નીતિ અમલમાં મૂકી છે

આરોગ્ય મંત્રાલય અને શિક્ષણ મંત્રાલયે બહાર પાડેલી આ માર્ગદર્શિકા બે ભાગની છે પ્રથમ ભાગમાં માસ્ક પહેરવો સામાજિક અંતરની જાળવણી જેવા આરોગ્ય અને સલામતીના પાસાઓને આવરી લેવાયા છે જ્યારે બીજા ભાગમાં શૈક્ષણિક મુદ્દાઓનો સમાવેશ કરાયો છે આ માર્ગદર્શિકામાં માહિતી ટેકનોલોજીનો વર્ગમાં શિક્ષણ આપવા યોગ્ય ઉપયોગ થાય તે માટે શિક્ષકોના કૌશલ્ય વિકાસ ઉપર ભાર મૂકાયો છે વિદ્યાર્થીઓને અસરકારક રીતે શિક્ષણ આપવા આગામી વર્ષ માટે વૈકલ્પિક શૈક્ષણિક પ્રવૃત્તિઓનું કેલેન્ડર બનાવવાની સૂયના અપાઈ છે આ માર્ગદર્શિકામાં ટેકનોલોજી આધારિત શિક્ષણ વર્કબુક તથા વર્કશીટ ઉપર ખાસ ભાર મૂકાયો છે

શ્રી જાવડેકરે જણાવ્યું હતું કે બેઠક વ્યવસ્થા સોશ્ચિલ ડિસ્ટનસીંગનું પાલન થાય એ રીતે એક બેઠક છોડીને એક બેઠક પર કરાશે તેમજ મુલાકાતીઓએ સોશ્યિલ ડિસ્ટન્સીંગનું પાલન કરવાનું રહેશે ફેસ માસ્ક અને સેનિટાઇઝરનો ઉપયોગ ફરજીયાત રહેશે અને સિનેમા હોલમાં હવાની યોગ્ય અવરજવર હોવી જોઇએ સિનેમા હોલને બરાબર સેનીટાઇઝ કર્યા બાદ યોગ્ય સમયાંતરે ફિલ્મ રજૂ કરી શકાશે સિનેમા હોલ અને થિયેટર્સ ફિલ્મની શરૂઆત કે ઇન્ટરવલના સમયે કોરોના સામે જાગરૂકતા ફેલાવવા અને તેને ફેલાતો અટકાવવા માટેની એક મિનીટની કલીપ પણ રજૂ કરવાની રહેશે તેમ શ્રી જાવડેકરે જણાવ્યું હતું

જેથી ભીડ થતી અટકાવી શકાય ઉપરાંત ટિકીટ બુકીંગ માટે ઓનલાઇન માધ્યમોના ઉપયોગ કરવા પર ભાર મૂક્યો શ્રમ સંહિતા શ્રમમંત્રી સંતોષકુમાર ગંગવારે જણાવ્યું છે કે નવી શ્રમ સંહિતાના લીધે ઔદ્યોગિક ક્ષેત્ર સુમેળ ભર્યા સંબંધો સ્થાપવામાં સારી ઉત્પાદકતા મેળવવામાં તથા રોજગારીની નવી તકો ઊભી કરવામાં નવું બળ મળશે

શ્રી ગંગવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે શ્રમિકોના કલ્યાણ અને સુખાકારી માટે ઘણાં પગલાં શ્રમ સંહિતાના માધ્યમથી લીધા છે તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે છેલ્લા છ વર્ષમાં શ્રમ સુધારા અંગે લાગતાવળગતાઓ સાથે સઘન ચર્ચા કરી હતી

હવે આપ કોરોનાથી બચવા માટે મહત્વનો સંદેશ સાંભળશો

ઉદ્યોગ પ્રોત્સાહન વિભાગ દ્વારા કૃષિ શિક્ષણ ઉર્જા સહિત બાર ક્ષેત્રોમાં સ્ટાર્ટઅપ પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી હતી

વિજેતા દરેક સ્ટાર્ટઅપને પાંચ લાખ રૂપિયાનું ઇનામ અપાશે નવકલ્પનાવાળા સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રોત્સાહન વિભાગ દ્વારા આ પુરસ્કારો આપવામાં આવશે દેશ કોવિડ દેશમાં કોવિડના એક્ટીવ કેસમાં છેલ્લા બે સપ્તાહમાં તબક્કાવાર ઘટાડો નોંધાથો છે

વિધાનસભા યૂંટણી માટે બેઠકોની વહેંચણી વિશે આજે સત્તાવાર જાહેરાત કરશે ભારતીય જનતા પાર્ટીએ કોર કમિટી અને કેન્દ્રિય યૂંટણી સમિતીની બેઠક બાદ બેઠક અને ઉમેદવારના નામોને અંતિમ ઓપ આપ્યો હતો ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓ દેવેન્દ્ર ફડણવીસ અને ભૂપેન્દ્ર યાદવ ઉમેદવારોના નામની સૂચિ લઇને ગઇકાલે પટણા પહોંચ્યા હતા ભારતીય જનતા પાર્ટી અને જેડીયુ બેઠકોની વહેંચણી અને ઉમેદવારોના નામોની ઘોષણા સંયુક્ત રીતે કરશે

વિકાસશીલ ઇન્સાન પાર્ટી આર

હરદીપ પુરી નાગરિક ઉર્ક્યન મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું છે કે વિમાનના મુસાફરોની સંખ્યામાં તબક્કાવાર વધારો થઇ રહ્યો છે

કેટલાક દેશો સાથે ટ્રાન્સપોર્ટ બબલ સમજૂતી હેઠળ મર્યાદીત સંખ્યામાં આંતરરાષ્ટ્રીય વિમાન ઉદ્દયનો તબક્કાવાર શરૂ કરાયા છે

તહેવારો મધ્યપ્રદેશમાં તહેવારો અને ધાર્મિક કાર્યક્રમો દરમિયાન કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે ગૃહ વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઇ છે પહેલા રાજ્ય સરકારે સાર્વજનિક સ્થળો પર સ્થપાતી પ્રતિમા અને તાજીયાની ઉંચાઇ નક્કી કરી હતી તે આદેશ ગૃહ વિભાગે પાછો લીધો છે

નિર્દેશોનું ઉલ્લંઘન કરનાર લોકો પર કાનૂની કાર્યવાહી કરાશે

કવાડ બેઠક ભારત સહિત કવાડ સંગઠનના ચાર દેશોના વિદેશમંત્રીઓની બેઠક આજે જાપાનના પાટનગર ટોકિયોમાં યોજાશે વિદેશમંત્રાલયની યાદીમાં જણાવ્યું છે કે આ બેઠકમાં કોવિડના કારણે ઊભા થયેલા પડકારો તથા આ પડકારોનો સાથે મળીને સામનો કરવા બાબતે ચર્ચા વિચારણા કરાશે